યૂંટણી પંચની ટીમ તૈયારીઓની સમીક્ષા માટે પશ્ચિમ બંગાળના સીલીગુડી પહોંચી

દિશા નિર્દેશમાં મુખ્યરૂપે કોરોના સંક્રમણ ફેલાતું અટકાવવા મજબુત પ્રયાસો કરવા પર ધ્યાન દોરવામાં આવ્યું છે અંદાજે પાંચ મહિનામાં કોવિડ દર્દીઓની સંખ્યામાં નિરંતર ઘટાડો જોવા મળ્યો છે જેથી સ્પષ્ટ થાય છે કે વાયરસ ફેલાતો અટકાવવામાં મહત્વપુર્ણ સિધ્ધી મળી છે દેશના કેટલાક ભાગોમાં કોવિડ દર્દીઓની સંખ્યા ફરીથી વધતા રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં તપાસ દેખરેખ અને સારવાર પ્રક્રિયા કડકપણે લાગુ કરવા જણાવવામાં આવ્યું છે રાજયોને એ સુનિશ્ચિત કરવા જણાવાયું છે કે પ્રત્યેક વ્યકિત કોવિડથી બચવાના નિયમોનું પાલન કરે તેમજ રસીકરણની પ્રક્રિયા વેગવાન બનાવવા પ્રયાસ કરે

ગઇકાલે નવી દિલ્હીમાં મંત્રીમંડળની બેઠક બાદ મીડિયાને માહિતી આપતાં કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે લોકોને તાત્કાલિક નોંધણી કરાવી રસીકરણ કરાવવા વિનંતી કરી હતી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

રસીકરણ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે દેશભરમાં અત્યાર સુધીમાં પાંચ કરોડ પંચોત્તેર હજાર એકસો બાસઠ લોકોને કોરોના વિરોધી રસી આપવામાં આવી છે

આ ઉપરાંત ત્યાંસી લાખ તેત્રીસ હજાર પ્રથમ હરોળના કર્મચારીઓને પ્રથમ ડોઝ જયારે ત્રીસ લાખ છાસઠ હજાર કર્મચારીઓને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે સાઇઠ વર્ષથી વધુ વયના બે કરોડ બાર લાખથી વધુ લાભાર્થીઓને રસી આપવામાં આવી છે જયારે પિસ્તાલીસ વર્ષથી વધુ અને એકથી વધુ બિમારી ધરાવતા પિસ્તાલીસ લાખથી વધુ લોકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે મંત્રાલયે જણાવ્યું છે કે દેશભરમાં ગઇકાલે પંદર લાખ એશી હજારથી વધુ લોકોને રસી આપવામાં આવી હતી યૂંટણીપ્રચાર વિવિધ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિધાનસભા યૂંટણી માટે પ્રચાર અભિયાન વેગીલુ બન્યું છે પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની પ્રથમ અને બીજા તબક્કાની યૂંટણી માટેનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજ્યના પૂર્વી મેદનીપુર જિલ્લાના કાંઠીમાં પક્ષના ઉમેદવારોના સમર્થનમાં રેલી યોજશે જ્યારે તૃણમૂલ કોંગ્રેસના વડા અને મુખ્યમંત્રી મમતા બેનરજી બાંકુરા જિલ્લામાં ત્રણ રેલી કરશે

ઓંડા અને બાકુરા મતવિસ્તારોમાં જનસભાઓ સંબોધશે

તમામ વરીષ્ઠ અધિકારીઓને આગામી ચુંટણીમાં મતદાન કેન્દ્રો પર કોરોનાના નિયમોનું પાલન કરવા નિર્દેશ આપ્યા છે મુખ્ય યુંટણી અધિકારી સુનિલ અરોરાના નેતૃત્વમાં આ ટુકડી ચુંટણીની તૈયારીઓની સમીક્ષા કરશે પંચ ઘ્વારા યાર વિશેષ ચુંટણી નીરીક્ષકોની ઉપસ્થિતિમાં બધા જીલ્લા અધિકારી અને પોલીસ પ્રમુખો સાથે વર્ચ્યુઅલ બેઠક કરવામાં આવી હતી મતદાન મથકો પર લોકોને યોગ્ય અંતર રાખવા માસ્ક પહેરવા અને સનેટાઇઝરના ઉપયોગને સુનિશ્ચિત કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યા હતા પંચે જીલ્લા વફીવટીતંત્રને પીપીઇ કીટ અને થર્મલ સ્કેનીંગ માટે વ્યવસ્થા કરવા સુચના આપી છે

મોહમ્મદજાનનું ગઇકાલે અવસાન થયું છે વિધાનસભા ચૂંટણીના પ્રચાર બાદ તેમને હૃદયરોગનો હુમલો થયો હતો

તેમને સિમકાર્ડ અને મોબાઇલ કાર્ડ જેવા મહત્વપૂર્ણ પુરાવા નષ્ટ કરવા માટે પણ જવાબદાર ઠેરવવામાં આવ્યા છે તેમણે પોતાના રહેઠાંણ કાર્યાલય અને કેટલાંક ગોદામો અને વ્યાપારિક સંસ્થાઓમાં સીસીટીવી ફ્ટેજ પણ નષ્ટ કર્યા છે

પરંતુ એટીએસ હજુ પણ આ કેસમાં તપાસ કરી રહી છે એટીએસ દ્વારા દમણથી એક વોલ્વો કાર જપ્ત કરાઈ છે ફોરેન્સિક ટીમ તેની તપાસ કરી રહી છે

પ્રસારભારતીના વિશેષ સંવાદદાતા રાજેશ ઝાએ બાંગ્લાદેશના પ્રોફેસર અનુ મોફમ્મદ સાથે ભાષાકીય આંદોલનના ઉદભવ ને દેશમાં હાલની ભાષાની વર્તમાન સ્થિતિ પર વાતચીત કરી

અમારા સંવાદદાતા જણાવે છે કે બાંગ્લાદેશના રાષ્ટ્રપિતા બંગબંધુ શેખ મુજીબુર રહેમાનના સન્માનમાં પ્રસિદ્ધ ગાયક પંડિત જય ચક્રવર્તીએ એક નવા રાગની રચના કરી છે આ રાગ મૈત્રીમાં ભારત અને બાંગ્લાદેશની ઐતિહાસિક મિત્રતાના ઉલ્લેખને આવરી લેવાયો છે

ભારત માટે પોતાની પ્રથમ મેચ રમી રહેલા પ્રસિદ્ધ કૃષ્ણાએ ચાર અને શાર્દલ ઠાકુરે ત્રણ વિકેટ લીધી હતી